ગાંધીનગર ખાતે પત્રકારો સમક્ષ નવી પ્રવાસન નીતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વોકલ ફોર લોકલ સૂત્ર સાર્થક કરવા હસ્ત કલા કારીગરીની ચીજવસ્તુઓનું પ્રમોશન વિદેશી પર્યટક સમક્ષ કરાશે તેમણે વધુ માં જણાવ્યુ હતું કે ટુરિસ્ટ ઇન્ફાસ્ટ્રકચરનો વિકાસ કરવા સાથે સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે હોટેલરિસોર્ટસને ટુરિઝમ ગાઇડ નિયુકત કરવા વ્યક્તિ દિઠ મહત્તમ રૂ

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ભારતને વિશ્વગુરૃ બનાવવામાં ગુજરાતનું યુવાધન સક્રિયતાથી યોગદાન આપશે એવો મને દ્રઢ વિશ્વાસ અને ભરોસો છે મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉપલક્ષ્યમાં આયોજિત યુવાસંમેલનમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સાથે મળીને સાકાર કરીશું

નવા ભારતના નિર્માણ માટે વ્યસનમુકત યુવા વ્યસનમુકત ગુજરાતનો સંકલ્પ સિધ્ધ કરવા તમામ લોકોને ધર્મગુરૂઓને વ્યસનમુકિત અભિયાનમાં સાથ આપવા આહવાન કર્યુ રોજગાર વાંચ્છુ યુવાઓ માટે આશીર્વાદ રૂપ ગણાય એવા રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર નો ઈ પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ કરાવતા રાષ્ટ્રીય સ્તરે વધુ એક નવો પ્રથોગ ગુજરાતના ખાતે નોંધાથો છે

આ રોજગાર સેતુ કોલ સેન્ટર દ્વારા કોઈપણ યુવક યુવતીને કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી તાબડતોબ મળી શકશે

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ અમદાવાદ વિમાની મથકે આ જથ્થાને સ્વીકાર્યો હતો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

તેમના જીવનનો બોધ જન જન સુધી પહોંચાડવા માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું બોટાદ ખાતે સાદા જીવન ચરિત્રનો મહિમા વિષય પર ખાસ વેબિનારનું યુ ટ્યૂબ મારફતે આયોજન કરાયું હતું

આ પેન્ટિંગમાં વોટર કલરથી ગ્રામ્ય જીવન અને ધબકતું શહેર સુંદર રીતે કંડારયું હતું

જનાગ્રહ સંસ્થા દ્વારા શહેરી વિકાસમંત્રી હરદીપસિંહ પુરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વર્ચ્યુઅલ સમારોહમાં આ શ્રેષ્ઠ યૂંટણી આયોગનો પુરસ્કાર એનાયત કરાયો છે ઉલ્લેખનીય છે કે શહેરી સંસ્થાઓમાં નાગરિક લક્ષી આંતરમાળખાકીય વ્યવસ્થા અને લોકશાહી મૂલ્યોના સંવર્ધનની બાબતો માટે કાર્યરત જનાગ્રહ સંસ્થાએ અધતન ટેકનોલોજીના ઉપયોગની મતદારોની સુવિધા વધારવાની અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની વ્યવસ્થાની નોંધ લઈ આ એવોર્ડ માટે તેની પસંદગી કરાઈ છે

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગઇકાલે અમદાવાદના પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડ માં રૂ

ગૃહ રાજ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે પશ્ચિમ અમદાવાદ જેવો જ વિકાસ પૂર્વ વિસ્તારમાં થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે